ઓ યુ કર્યા હતા અંતર્ગત ગુજરાત અને રશિયાના આ પ્રાંત વચ્ચે સોર્સ ઓફ રફ ડાયમન્ડ ક્ષેત્ર ના વિકાસ અને આપસી સહયોગ સાધવામાં આવશે

ત્યારે સ મારકામ માટે ભાવનગર અને અમરેલીની પાંચ પાંચ ટોમ આજે કચ્છ આવી જશે અને નલિયા કોઠાર ામાં વીજ પુરવઠો કાર્યરત કરવા કામગીરી હાથ ધરાશે

પશ્ચિમ કચ્છમાં નલીયા કોઠારા વિસ્તારમાં ભારે નુકશાની થઈ હતી

નલિયા કોઠારામાં જળબંબાકાર ની સ્થિતિમાં રસ્તા ઓના ધોવાણને પગલ ટીમો હજી પહોંચી શકી નથી

નખત્રાણા સામખોયારી અ બડાસા લખપત તાલુકાઓમાં થયેલા ભારે વરસાદને પગલે રસ્તાઓનાં ધોવાણની પરિસ્થિતિમાં મરંમ ત કાય મશ્કેલ બન્યુ છ

આ પ્રસંગે લક્ષ્મીનારાયણ ચોક કોટડા ખાતે યોજાયેલા લોકાર્પણ સમારોફને સંબોધતાં રાજ્યમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત કે ધારાસભ્ય દ્વારા જે વિકાસકામો થયા જોય તેવા સમાજજિતના કાર્યોમાં પ્રજાજનો પણ સફભાગી બનીને પોતાનું યોગદાન આપી શકે છે રાજયમંત્રીશ્રી આહિરે આ તકે ગ્રામજનોને સ્વચ્છતા જાળવણી ક્ષેત્રે ઘરનું આંગણું સ્વચ્છ રાખવા જયાં ત્યાં ગંદકી ન થાય તેનું ધ્યાન રાખવા વેસ્ટ પાણી દ્વારા વૃક્ષોનો ઉછેર કરવા જેવા કામો ગામે ગામ થાય તે જવાબદારી આપણા સૌની છે સમાજની છે તેમણે જણાવ્યું હત તેમણે રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા કચ્છમાં સમગ્ર અછત દરમિયાન કરાચેલ કામગીરીનો ઉલ્લેખ કરી તેમણે કેન્દ્ર અને રાજય સરકારના કાર્યોને પ્રજાજનો સમક્ષ મૂક્યાં હ્તા

કચ્છને મુબ ઈ સાથે જોડનારી ઉપરાંત પાલનપુર બેંગ્લોર જોધપર તિરૂનલવીલી ઈન્દોર સહિતના અન્ય વિસ્તારો સાથે જોડતી ટ્રનો પણ આજે રદ કરવામાં આવી છે જેથી પ્રવાસીઓ મુશ્કેલીમાં મકાયા છે

વ રસાદી વાતાવરણને કારણે જિલ્લામાં ઈદગાહોમાં નમાઝ અદા કરવાને બદલે ઘણી જગ્યાએ મરિજદોમાં પવિત્ર નમાજ અદા કરાઈ હતી આ પ્રસંગે નાના મોટા સહુએ એકબીજાને ગળે મળીને ઈદની મુબારક બાદી પાઠવી હતી અને શાંતિ અને અમનનો સંદેશો વહેતો કર્યો હતો

તેમના જણાવ્યા મુજબ નરા ડેમના ઓગનવાથી ગામ સુધી પાણી આવી ગય હતં ચારે કોર સચ રાચર વરસાદથી ગ્રામજનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે અને લોકો આનંદીત બન્યા છે

દરમ્યાન આજે જિલ્લામાંથી બીજે કયાંયથી વરસાદના અહેવાલ નથી જિલ્લાભરમાં આજે મેઘા એ વિરામ લીધો છે અને ઉઘાડની પરિસ્થિત સર્જાઈ છે

જીન કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં શૂટ કરાયેલો આ કાર્યક્રમ પર્યાવરણ પરિવર્તન અન વન્ય પ્રા ણી સંરક્ષણ વિશે જાગતિ લાવશે

ડીસ્કવરી દ વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે આ કાર્યક્રમ ભારતનો સમધ્ધ પર્યાવરણીય વારસો પર્યાવરણ સંરક્ષણનું મહત્વ અને પ્રક્રતિ સાથે સસંગત જીવન જીવવા ઉપર ભાર મુકવાની શ્રષ્ ઠ તક રજૂ કરતો હોવાન શ્રી મોદીએ કહયું હત